રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનિયા ટ્રમ્પનુ સન્માનભેર સ્વાગત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિમાન ની સીડી સુધી ગયા ત્યારે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ તેમને ભેટી પડ્યા હતા રાજયપાલ આયાર્ય દેવ વ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે શ્રીયુત ટ્રમ્પના સ્વાગત માં જોડાયા હતા શંખનાદ અને રસ ગરબા ની રમઝટ વચ્ચે શ્રીયુત ટ્રમ્પને હવાઈ મથક પરિસર માં આવકાર અપાયો તે દ્રશ્ય ગુજરાત ના ઇતિહાસ માં યાદગાર બની ગયું છે અમદાવાદ હવાઈ મથક થી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નો કાફલો સાબરમતી આશ્રમ તરફ હંકારી ગયો હતો હવાઈ મથક થી આશ્રમ વચ્ચે ની સડક ના બંને કિનારે લોકો ની ભીડ જામી જતી અને સૌ એ અતિથિ નું હાથ હલાવી સ્વાગત કર્યું હતું સાબરમતી આશ્રમ ખાતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનિયા ટ્રમ્પનુ કાર્તિકેય સારાભાઇ એ ખાદીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી તેમને હૃદય કુંજ માં દોરી ગયા હતા જ્યાં બંને મહાનુભાવો એ મહાત્મા ગાંધીની તસવીર ને સૂતર ની આંટી પહેરાવી અંજલિ આપી હતી આશ્રમ ના અંતેવાસી પાસેથી ટ્રમ્પ દંપતી ચરખો કાંતવાની કળા વિષે માહિતગાર થયા હતા આશ્રમ ની મુલાકાત પોથી માં પોતાના હસ્તાક્ષર સાથે શ્રીયુત ટ્રમ્પ એ લખ્યું હતું કે આવા અદ્વત સ્થળ ની મુલાકાત લેવાનો અવસર આપવા બદલ તેવો પ્રધાનમંત્રી મોદી ના આભારી છે મોટેરા સ્ટેડિયમ યુનાઇટેડ સ્ટેટ઼સ ઓફ અમેરિકા ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે અમેરિકા ના પરમ મિત્ર તરીકે ભારત અમારા દિલ માં ખાસ સ્થાન ધરાવે છે અને બંને દેશ વચ્ચે ની દોસ્તી માનવજાત ની ભલાઈ માટે સહિયારુ યોગદાન આપશે અમદાવાદ ના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માં બોલતા તેમણે કહ્યું હતું કે ઈસ્લામિક ત્રાસવાદ થી પોતાની પ્રજાનું રક્ષણ કરવા માટે બંને દેશ સાથે મળી ને કામ કરશે ભારત ને આધુનિક લશ્કરી ટેક્નોલોજી આપવાનો કોલ જાહેર કરતાં શ્રીયુત ટ્રમ્પએ જાહેર કર્યું હતું કે ત્રણ બિલિયન ડોલર ના સંરક્ષણ સામગ્રી ના સોદા ઉપર આવતીકાલે દિલ્લી માં હસ્તાક્ષર થવાના છે અમેરિકાની વિકાસ યાત્રા માં ત્યાં સ્થાયી થયેલા ભારતીય સમાજ ના યોગદાન ની પ્રશંશા કરતાં તેમણે ઉમેર્થું હતું કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ની આગેવાની ના નયા ભારત નું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત એક પ્રભાવશાળી દેશ તરીકે દુનિયા માં માનભર્યું સ્થાન મેળવી રહ્યું છે

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અને વિશ્વની મહાસત્તા વચ્ચેના સુભગ સમન્વયને તેમણે મહત્વની ઘટના ગણાવી નૂતન ભારતના નિર્માણમાં બંને દેશો વચ્ચે વેપાર લશ્કર વ્યૂહાત્મક બાબતો માળખાંકીય સગવડો ડીજીટલ સગવડો વગેરેના દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બનશે તેવી આશા તેમણે દર્શાવી હતી ઔદ્યોગિક ક્રાંતિના આ ચોથા ચરણમાં નવું જોડાણ નવી તક નવી ટેકનોલોજીના વિકાસમાં ભારત અને અમેરિકા કુદરતી ભાગીદાર છે ત્યારે આતંકવાદ નાબુદી માટે સહયોગ એ મુખ્ય બાબત છે તેમની ભારત મુલાકાતને પ્રધાનમંત્રીએ મહત્વનો પ્રસંગ ગણાવ્યો શિક્ષણ ગુજરાત કેન્દ્રિય માનવસંપત્તિ વિકાસ મંત્રાલય દ્વારા શિક્ષણક્ષેત્રે કામગીરી માટે ગુજરાતે બીજો ક્રમ આપવામાં આવ્યો છે તેમાં માળખું સાધનો સુવિધાઓ અધ્યયન ગુણવત્તા વગેરે બાબતોને સાંસકળી લેવામાં આવી છે તેમાં ચંડીગઢ બાદ ગુજરાતનો બીજો ક્રમ રહ્યો છે અને કેરળ પણ વન પ્લસ રહ્યું છે સરકારી પ્રક્રિયામાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે

માનવ સંપત્તિ વિકાસ મંત્રાલય દ્વારા કામગીરીના આધારે તૈયાર કરેલા અહેવાલમાં આ બાબત દર્શાવી છે વર્લ્ડ રેકોર્ડ સુરત શહેરના ચાર બાળકોએ ગણિતના ક્ષેત્રમાં એક સાથે પાંચ વર્લ્ડ રેકોર્ડ બનાવીને સુરતને ગૌરવ અપાવ્યું છે

પી રવિન્દ્રક્માર શર્મા ના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું